રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે સંસદના બજેટ સત્રનો ગઇકાલથી આરંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે

આપવામાં આવી છે કેન્દ્ર સરકાર અને વિશ્વ બેંકે દેશના છ રાજયોમાં શિક્ષણ પ્રક્રિયાની ગુણવત્તા

આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે દેશ તથા રાજયમાં વિવિધ સ્થળોએ સર્વધર્મ પ્રાર્થના સભા યોજાશે એવી જ રીતે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોની સ્મૃતિમાં આજે શહીદ દિવસ મનાવાશે

ગઇકાલે સંસદમાં અંદાજપત્ર સત્રના પહેલા દિવસે બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરતાં તેમણે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અને પ્રજાસત્તાક દિનના શુભ પ્રસંગનો અનાદર કરવાની ચેષ્ટા કરનાર તાજેતરનાં કૃત્યોને કમનસીબ ગણાવ્યા હતા તેમણે કહ્યું કે પાછલા સત્રમાં સંસદ દ્વારા ઘડવામાં આવેલા ત્રણ ખેતીલક્ષી કાયદાઓનો હેતુ દેશના ખેડુતોને વધુ અધિકારો અને શક્તિ પ્રદાન કરવાનો છે શ્રી કોવિંદે ઉમેર્યું કે દસ કરોડથી વધુ નાના અને સીમાંત ખેડુતોને કૃષિ ક્ષેત્રે સુધારાઓથી લાભ મળશે

તેમણે સુપ્રીમ કોર્ટના યુકાદા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મંદિરના નિર્માણના પ્રારંભનો પણ ઉલ્લેખ કર્યો હતો સંસદ લોકસભામાં કોંગ્રેસ ડી એમ કે અને ડાબેરી પક્ષોએ ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો લોકસભામાં ગઇકાલે દિવંગત સભ્યો સુરેશ અંગાડી રામવિલાસ પાસવાન તરુણ ગોગોઇ મોતીલાલ વોરા જસવંતસિંહ અહમદ પટેલ અને અન્યના નિધન અંગે શોક દર્શક ઉલ્લેખ રજુ થયા હતા અને બાદમાં ગૃહની આજની બેઠક મુલતવી રાખવામાં આવી હતી રાજ્યસભામાં ત્રણ વર્તમાન સંસદ સભ્યો અને અગ્યાર ભૂતપૂર્વ સભ્યોના અવસાન અંગે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી

કેન્દ્ર સરકારે બંને ગૃહોના તમામ પક્ષોને આ બેઠકમાં હાજર રહેવા આમંત્રિત કર્યા છે આ વખતે આ બેઠક સંસદીય સત્ર શરૂ થયા બાદ યોજાઇ રહી છે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગઇકાલે નીયલા ગૃહની સર્વપક્ષીય બેઠક બોલાવી તેના સૂચારૂ સંચાલન માટે સહયોગ કરવા અપીલ કરી રાજયસભાના અધ્યક્ષ એમ વેકૈથા નાયડુએ પણ આવતીકાલે ઉપલાગૃહમાં તમામ પક્ષોની બેઠક બોલાવી છે કોરોના રોગયાળાને ધ્યાનમાં રાખીને સામાજીક અંતરના નિયમો જાળવવા માટે રાજયસભા અને લોકસભાની બેઠક પાંચ પાંચ કલાકની શિફટમાં યોજાઇ રહી છે રાજયસભા સવારે જયારે લોકસભા બપોર પછીના સમયમાં યોજાશે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વિશ્વ બેંકે અત્યાર સુધીમાં આ શૈક્ષણિક કાર્યક્રમ માટે ત્રણ અબજ અમેરીકી ડોલરની સહાય આપી છે ગાંધીનિર્વાણ દિન આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે તેમના જન્મ સ્થળ પોરબંદરના કીર્તિ મંદિર અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમ તેમજ દિલ્હીમાં રાજઘાટ ખાતે આજે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાશે ગાંધી નિર્વાણ દિન નિમીતે ગાંધી જન્મ સ્મારક ખાતે પ્રાર્થના સભા અને અન્ય કાર્યક્રમ યોજીને ગાંધીજીને શ્રધ્ધાંજલી આપાવામાં આવશે અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે સમગ્ર રાજયમાં આજે સવારે અગીયાર વાગે બે મીનીટનું મૌન પાળીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંજલી અપાશે શહીદ દિવસ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોની સ્મૃતિમાં આજે શહીદ દિવસ મનાવાશે

તેવું આહવાન રાજ્ય વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે

આરોપી સરદારખાન પઠાણે બનાવટી આધારકાર્ડ પાનકાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સની મદદથી અમદાવાદમાં ગેરકાયદેસર રીતે વસવાટ કર્યો હતો તેની પાસેથી બે ભારતીય પાસપોર્ટ અફઘાનિસ્તાનના વિદેશમંત્રાલયનો દસ્તાવેજ પાકિસ્તાની ઓળખપત્ર પણ મળી આવ્યા છે એટીએસ તથા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આરોપીએ તે અફઘાની નાગરિક હોવાનું કબૂલ્યું છે અરવિંદ જોષી ગુજરાતી ફિલ્મ અને નાટયજગતના પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરવિંદ જોષીનું ગઇકાલે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં અવસાન થયું છે

અભિનેતા શર્મન જોષી તથા અભિનેત્રી માનસી જોષી રોયના પિતા સર્ગસ્થ અરવિંદ જોષીએ પરદેશી મણીયારો તથા કુટપાથની રાણી સહિત ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો તેમણે હિંદી ફિલ્મ જગતની સફળ ફિલ્મ શોલેમાં પણ અભિનય કર્યો હતો

ગઇકાલે રમાયેલી બીજી સેમિફાઈનલમાં તમીળનાડુએ રાજસ્થાન સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો

સ્પર્ધાની ફાઈનલ આવતીકાલે સાંજે સાત વાગે રમાશે